તેમાં ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરના અવસાન અંગે શ્રદ્ધાંજલિ આપી હતી બેઠકમાં સ્વર્ગસ્થ પરિકરના માનમાં બે મિનિટનું મૌન પાળ્યું હતું શોક પ્રસ્તાવમાં જજ્ઞાવાયું છે કે પારિકરના અવસાનથી પ્રજાના લાડલા એવા સામાન્ય માજ્ઞસ તેમજ દેશેપીઢ નેતા ગુમાવ્યો છે વધુમાં જજ્ઞાવ્યું છે કે સમગ્ર દેશ તેમને સાદગી અને ક્રુશળ વહિવટકર્તા તરીકે ઓળખશે

મંત્રીમંડળે દેશવાસીઓ વતી લાગણીસભર શોક સંદેશો તેમના પરિવારજનોને તથા ગોવાવાસીઓને પાઠવ્યો છે

અને બ્સરકારની સિઘ્ધિઓ પોતાના શબ્દોમાં વર્ણવી હતી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધો

કુકમામાં નવી પાઈપવાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સુગારીયા ફાટકથી રતનાવ સુધીની લોખંડની કટાઈ ગયેલી પાઈપલાઈનના બદવે નવી પાઈપ લાઈનને જુની લાઈન સાથે જોડવા વર્કસમાં વાલ્વ ફીટની કામગીરી કરવાની હોવાથી પશ્ચિમ કચ્છના પાણી વિતરણ પર અસર પહોંયશે

ભુજ તાલુકાના આણંદસરમાં ભારત સરકાર કૃષિ મંત્રાલય તીડ નિયંત્રણ કચેરી ભુજ દ્વારા સંકલિત કીટ નિયંત્રણ પર બે દિવસીય તાલીમ કાર્યક્રમ ચોજાયો હતો જેમાં વનસ્પતિ સંરક્ષણ અધિકારી નાયબ ખેતી નિયામક અને સહાયક નિર્દેશક દ્વારા તાલીમ આપવામાં આવી હતી તેમજ આધુનિક યુગમાં ઓર્ગનિક ખેતી તેમજ સજીવ ખેતી વિષે માહિતી અપાઈ હતી હવે પચ્યીનો યુગ ઓગેનિક ખેતી તેમજ ગાય આધારિત તેમજ જીવામૃત થી ખેતી કરવાની જરૂર છે એ વિષે માહિતી આપવામાં આવી હતી

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં વેપારીઓના બીલ ન દેખાતા રીફંડ મેળવવામાં તકલીફ પડતી હતી આ ઉપરાંત જે વેપારીઓ આયાત માલ પર રીફંડ લેવાના હોય તેમને પણ જી

જીએસટી નેટવર્ક પરના અસમાન દરો ના રીફંડ માટેની પ્રક્રિયામાં સુધારા કરતા કાપડ ઉદ્યોગ ખાદ્ય ખોરાક ફાર્મા ઉદ્યોગને મોટો ફાયદો થશે